કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ સુરતમાં નાગરિકતા સુધારા કાયદા જાગૃતિ અભિયાનમાં કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે

સમગ્ર રાષ્ટ્ર સહિત રાજ્યમાં આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રથમ જ્યોતિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બે દિવસીય કૈલાસ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ ગૌરવ સિદ્ધિ માટે જળ સંપતિ વિભાગને અભિનંદન પાઠવ્યા છે ગુજરાતે જળ વ્યવસ્થાપનના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે આ અગાઉ નીતિ આયોગનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ આ ત્રીજો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યો છે

આ જળ અભિયાનને ગુજરાતમાં જળસંગ્રહ ક્ષમતામાં ક્રાંતિકારી પરિણામો સર્જ્યા છે

ભાવાત્મક પાટીદાર સંમેલન મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અમદાવાદનાં ભાગવત વિદ્યાપીઠ ખાતે પાટીદીર પરિવાર દ્રસ્ટ દ્વારા લવ કુશ પાટીદાર ભાવાત્મક સંમેલન યોજાયું હતું આ પ્રસંગે શ્રી રૂપાણીએ પાટીદાર ટ્રસ્ટને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે શૂન્યમાંથી સર્જન કરનાર પાટીદાર સમાજ મહેનતુ છે તેથી જ સમાજના સેવાકીય કાર્યોમાં સરકાર સમાજની પડખે રહેશે અને પૂરતો ટેકો પૂરો પાડશે

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિતનાં અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા સ્મુતિ ઇરાની કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ સુરતમાં નાગરિકતા સુધારા કાયદા જાગૃતિ અભિયાનમાં કહ્યું હતું કે કોંગ્રેસ આ કાયદા દ્વારા લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ નાગરિકતા સુધારા કાયદાને માધ્યમ બનાવીને દેશમાં અરાજકતા ફેલાવવાનું પ્રયાસ કરી રહ્યો છે આ અગાઉ સ્મૃતિ ઇરાનીએ સવારે સુરતના ડુમસ બીય પર યુવકો દ્વારા યોજાયેલા સફાઇ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમણે કહ્યું હતું કે જેએનથુમાં થુવાનો હિંસા તરફ વખ્યાં છે ત્યારે તેમણે સુરતના વિદ્યાર્થીઓ પાસેથી કંઇક શીખવું જોઇએ તેમણે સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો દ્વારા થતાં રચનાત્મક કાર્યક્રમોની પ્રશંસા કરી હતી

સુરતની એક દિવસની મુલાકાતે આવેલી કાશ્મીરી યુવતી તજા મૂલ ઇસ્માઇલે અમારા સુરતના પ્રતિનિધિને જણાવ્યું હતું કે પહેલાં કરતા અત્યારે કાશ્મીરમાં ખૂબ જ શાંતિ છે યુવતીઓ પણ તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ રહી છે

નાની બાળકીઓ ઉપર વધતા દુષ્કર્મના કેસ અટકાવવા માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા જણાવ્યું હતું

ટી ઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહના પ્રારંભે ભાવનગરની વિવિધ શાળાના યાર ફજાર જેટલા બાળકો અને ટ્રાફિક જવાનોએ ટ્રાફિક જનજાગૃત્તિ રેલી ચોજી માર્ગ સલામતીનો સંદેશ આપ્યો હતો રેલીમાં નાની ઉંમરના બાળકો દ્વારા વાહન ચલાવવાના ભયસ્થાનો સીટ બેલ્ટ અને ટ્રાફિક નિયમન તથા જન જાગૃતિના પ્રયાર સહિત ટ્રાફિક નિયમોના પાલન માટે લોકોને જાગૃત્ત કરવામાં આવ્યા હતા

પટેલે પ્રસ્થાન કરાવી હતી

પટેલે કહ્યું હતું કે વાહનચાલકોની શરતયૂકને પરિણામે સર્જાતા અકસ્માતોને ઘટાડવા સરકાર કાર્યશીલ છે ત્યારે સમાજે પણ જાગૃતતા કેળવી પોતાનું યોગદાન આપવું પડશે તો અમારા અરવલ્લી જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મોડાસા શહેરમાં માર્ગ સલામતી સપ્તાહની ઊજવણી નિમિત્તે જીલ્લા ટ્રાફિક પોલીસે નાગરિકોને ટ્રાફિકના નિથમો અંગેની પત્રિકા અને ગુલાબનું કૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી પોરબંદર જીલ્લામાં પણ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે જાગૃતિ કેળવવા યોજાયેલ સમારોહને કલેકટર ડી

મોદીએ ખુલ્લો મૂક્યો હતો

જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમો યોજાયા છે અમારા વલસાડના પ્રતિનિધિ જણાવે છે કે શ્રી રામક્રષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ધરમપુરની વિવિધ શાળાના બાળકો દ્વારા યુવારેલી યોજાઇ હતી જેમાં આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ડો

જેમાં ભાજપના યુવાનેતા શ્રી ચિરાગભાઈ મીરે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું મહંત શ્રી ભરતગીરી બાપુએ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

કૈલાસ કુંભ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભગવાનના સાંનિધ્યે બે દિવસિય કૈલાસ કુંભનું આયોજન શ્રી સોમનાથ દ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ માહેશ્વરી અતિથિભવન ખાતે રક્તદાન શિબિરથી થયો પુજારી દ્વારા મંત્રોચ્યાર સાથે પધારેલા કૈલાસ યાત્રીઓ આદિત્ય બિરલા ફોસ્પીટલના વફીવટદાર ઇન્ડિયન રેડ કોસ સોસાથટીના સભ્યો ભાવનગર બ્લડ ડોનેશન ટીમ માં પધારેલા મહાનુભાવોના ફસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સાથે ત્રિવેણી સંગમ ખાતે કૈલાસ માનસરોવર ના થાત્રિકોએ શિવપૂજન કરી ત્રિવેણી સંગમની સમુહ મહાઆરતી કરવામાં આવી હતી દસમી તારીખે રાત્રીના શ્રી મેરામણ ગઢવી તથા વુંદ તેમજ ગઇકાલે સુપ્રસિધ્ધ ગાયિકા અનુરાધા પૌંડવાલ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે લીલાવતી અતિથિભવનથી શ્રી સોમનાથ મંદિર સુધી ધ્વજાજીની શોભાયાત્રામાં સૌ કૈલાસ યાત્રીઓ ઓમ નમશિવાયના નાદ સાથે પધાર્યા હતા સમુહ ધ્વજા પુજા તેમજ ધ્વજાજી લઇ મંદિરની પ્રદક્ષિણા કરી હતી તેમજ કૈલાસથી લીધેલ માનસરોવરના પવિત્ર જળનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી સૌ કૈલાસ થાત્રીઓને શ્રી સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો ધ્વનિપ્રકાશ શો તથા જય સોમનાથ ની ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવી હતી